કેન્દ્ર સરકારે નોવેલ કોરોના વાયરસનો સમગ્ર દેશમાં પ્રસાર થતો અટકાવવા બધી રાજ્યસરકારોની સાથે મળીને કામગીરી કરવાનો નિર્ણય લીધો છે જિલ્લા સ્તરે પીડિત વ્યક્તિના આરોગ્ય પરિક્ષણ માટે આઈસોલેશન વોર્ડ સહિતની સુવિધાઓ ઉભી કરાશે

પ્રધાનમંત્રીના અગ્ર સચિવ પી

મિશ્રાના અધ્યક્ષપદે આંતર મંત્રાલયની યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે આ બેઠકમાં છેક જિલ્લા સ્તરે પીડિત વ્યક્તિના આરોગ્ય પરિક્ષણની સુવિધા આઈસોલેશન વોર્ડ અને તબિબિ નિરિક્ષણની સુવિધાઓ ઉભી કરવાનો નિર્ણય લેવાયો છે ગૃહ સંરક્ષણ રેલવે અને શ્રમ મંત્રાલયોએ તેમની આરોગ્ય સુવિધાઓ અને હોસ્પિટલોના માધ્યમથી કોરોના વાયરસ સામેની લડતમાં આરોગ્ય મંત્રાલય દ્વારા હાથ ધરાતા પ્રયાસોને પુરક મદદ આપવાનો નિર્ણય લેવાયો છે બધા જ આંતરરાષ્ટ્રીય વિમાન મથકો અને બંદરો ઉપર આવતા તમામ મુસાફરોનું સ્ક્રિનીંગ કરવાનો નિર્ણય પણ લેવાયો છે એવી જ રીતે વિદેશમાં પ્રવાસન હેતુથી ગયેલા અને સ્વદેશ પાછા ફરેલા લોકોને જરૂરી માહિતી દર્શાવતુ પત્રક ભરવાનો આદેશ અપાયો છે ગૃહમંત્રાલયને તમામ રાજ્ય સરકારો અને જિલ્લા વહિવટીતંત્ર સાથે સંકલન સાધીને સંકલીત ચેકપોસ્ટો ખાતે સ્ક્રિનીંગની સુવિધા સુનિશ્ચિત કરવાની સુચના અપાઈ છે

વિદ્યાર્થીઓને તાવ શ્વાસ લેવામાં તકલીફ અથવા કફની સમસ્યા હોય તો તે અંગે સતર્ક થવાની સુયના વર્ગ શિક્ષકોને આપવામાં આવી છે

આકાશવાણી સમાચાર સાથેની મુલાકાતમાં ડોક્ટર ગુલેરીયાએ જણાવ્યું હતું કે કોરોના વાયરસની થોડીક અસર ધરાવતી વ્યક્તિમાં સામાન્ય તાવ શરીરમાં કળતર શર્દી અને ફલ્યુ જેવા લક્ષણો દેખાય છે જ્યારે કોરોના વાયરસનો ચેપ લાગવાના કિસ્સામાં શ્વાસની તકલીફ થાય છે

તેમણે કહ્યું કે આ રોગચાળો હવે કોઈ પ્રદેશ પુરતો મર્યાદિત રહ્યો નથી પણ સમગ્ર વિશ્વનો પ્રશ્ન બન્યો હોવાથી વૈશ્વિક સ્તરે તેનો પ્રતિભાવ અપાય તે જરૂરી છે

વેપાર મૂડીરોકાણ અને વિકાસ અંગેની રાષ્ટ્ર સંઘની પરિષદના નવા અહેવાલમાં જણાવ્યું છે કે નિકાસમાં ઘટાડાની સૌથી વધુ અસર યુરોપીયન સંઘ અમેરિકા અને જાપાનને થશે

જ્યારે એક નાગરિકનું મૃત્યુ નિપજ્યું છે પોલીસે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સોપોર શહેરની બહાર પોલીસ દળના જવાનો જઈ રહ્યા હતા ત્યારે આતંકવાદીઓએ તેમની ઉપર આડેધડ ગોળીબાર કર્યો હતો જેમાં ખાસ પોલીસ અધિકારી શહિદ થયા હતા તેમજ એક નાગરિકનું મોત નિપજ્યું હતું આ બનાવમાં ઈજા પામેલા અન્ય પોલીસ જવાનને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે પોલીસોએ સંબંધીત વિસ્તારમાં આતંકવાદીઓને શોધવાનું અભિયાન હાથ ધર્યું છે